રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વોકલ ફોર લોકલ તથા આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા યુવાનો ઉપર આધારિત છે

નેપાળની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ નેપાળી સંસદને બરખાસ્ત કરવાના પ્રધાનમંત્રી

શર્માઓલીના નિર્ણય બદલ શ્રી ઓલીને પક્ષમાંથી બરતરફ કર્યા છે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

આમ કરવાથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળે છે એવી જ રીતે આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા ક્રશળ કર્મચારી ઉપર આધારિત છે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

આ હેતુથી નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન કેન્રિનશક્વરવામાં આવ્યું છે તેમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું શ્રી મોદીએ દેશમાં ક્રીવિડ રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય સહયોગ આપવા આગળ આવવા યુવાનોને આહવાન કર્યું હતું

સુવર્ણ જ્યંતિનો મુખ્ય સમારોહ આજે શિમલાના ઐતિહાસિક રિજ મેદાન ખાતે યોજાશે જેમાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નક્રા અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહેશે ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂયનો નમો એપ માય જી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

ઈ એપિક મતદાર ફોટો ઓળખપત્રનું ડીજીટલ સ્વરૂપ છે તેઓ નવા પાંચ મતદારોને મતદાર ફોટો ઓળખ પત્ર આપશે

વિવિધ ક્ષેત્રોમાં ચૂંટણી અંગેના શ્રેષ્ઠ કાર્યો માટે જિલ્લા કક્ષાના અધિકારીઓને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે